આજે સવારે ખાવડા અને બન્ની પચ્છમમાં ધોધમાર અડધાથી લઈ એક ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હોવાના અહેવાલ છે નખત્રાણા અને તાલુકાના વિવિધ ગામોમાં સરેરાશ એકથી દોઢેક ઈંચ વરસાદ વરસ્યો છે લખપત ભુજ અને માંડવી તાલુકાના કોડાય રામપર વેકરા ગઢશીશા સહિતના વિવિધ ગામોમાં પણ ધીમી ધારથી લઈ ધોધમાર ઝાપટાં વરસ્યાં છે આવતીકાલ સુધી મેઘરાજા કચ્છ પર મહેર કરતાં રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે

આ અંગે આકાશવાણી સાથે શ્રોતામિત્રોએ ફોન પર આનંદ સાથે સમાચાર આપતા જણાવ્યું હતું અંજાર તાલુકાના નગાવલાડીયા ગામના શિવજીભાઈ આહિર નાના દિનારા ગામના ફઝલ અલી મહમદ સમા અને બિદડાના જેઠાલાલ સંઘારે સારો વરસાદ થયો હોવાનું જણાવતા કહ્યું હતું કે આ વરસાદ ખેડૂતો માટે લાભદાયક બનશે વધુમાં મળતી માહિતી મુજબ ભુજનો મોટો બંધ શરૂ થતાં હમીરસર તળાવમાં પણ પાણીની આવક વધશે તેવી સંભાવના છે નેહલ ઠક્કર કચ્છ ફીટ ઈન્ડિયા કચ્છના ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ કાલે પોતાની શાળામાં હાજર રહી ફીટ ઈન્ડિયા કાર્યક્રમમાં જોડાવાના છે કચ્છ જિલ્લા રમતગમત અધિકારી રોહીત પરમારના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી મોદી ફીટ ઈન્ડિયા ઝુંબેશનો મંગળ પ્રારંભ કાલે સવારે કરાવશે તેનું જીવંત પ્રસારણ નીહાળવાની વ્યવસ્થા તમામ શાળાએ ગોઠવી છે ઉપરાંત દરેક ગ્રામ પંચાયત દ્વારા પણ દિલ્હીનો કાર્યક્રમ ટીવી ઉપર નિહાળવાની વ્યવસ્થા કરી છે સાયકલ રેલી તથા રમતગમત સ્પર્ધાના આયોજન વડે રાષ્ટ્રીય ખેલકુદ દિવસની ઉમંગભેર ઉજવણી કચ્છમાં થવાની છે આ પ્રસંગે આકાશવાણી ભુજ કેન્દ્ર દ્વારા ફીટ ઈન્ડિયા ઉપર વિશેષ બુલેટીન આવતીકાલે સાંજે પ વાગીને પાંચ મીનીટે પ્રસારીત થશે

તમામ મોટા ડેમ ઓવરફલો થઈ રહ્યા હોવાથી સ્થિતીની સમીક્ષા કરવા કેબીનેટ બેઠક પણ ગાંધીનગર ખાતે યોજાઈ હતી જેમાં ચોમાસામાં ફેલાતો રોગચાળો ડામવા આરોગ્ય તંત્રને ઘટતું કરવા સૂચના અપાઈ છે દરમિયાન વિવિધ જિલ્લાના અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રભરમાં સવારથી જ મેઘમહેર ચાલુ છે અને હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે

આર ટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બી

સી

વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન આ પ્રદર્શનમાં ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ શાળાઓના બાળ વૈજ્ઞાનિકો તથા તેમના માર્ગદર્શક શિક્ષકો પોતાની કૃતિઓ સાથે આમાં ભાગ લીધો હતો

આ સતત ત્રીજા વર્ષે ગુજરાતે પ્રથમ નંબર જાળવ્યો છે કેન્દ્રિય જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને નીતિપંચના ઉપાધ્યક્ષ ડોકટર રાજીવકુમારે ગઇકાલે નવી દીલ્હીમાં આ અંગેની જાહેરાત કરી હતી નેહલ ઠક્કર રાજ્યના ડેમોની સપાટી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી ખુબ છોડાઈ હર્યું હોવાથી લોકમાતા નર્મદા બે કાંઠે વહેવા લાગી છે

અનેક ખેતરમાં તથા કિનારે આવેલા ઝુંપડા પુરમાં ગરકાવ થઈ ગયા છે ભરૂચ ઉપરાંત અંકલેશ્વર તથા ઝગડીયા તાલુકાના ગામડાને સાવચેત કરાય ાછે અન્ય મોટા જળાશય જેવા કે ઉકાઈ કડાણા વણાકબોરી પણ ઓવરફલો થઈ રહ્યા હોવાથી નીચાણવાસમાં આવેલા ગામડાને સાવચેત કરાયા છે છોટા ઉદેપુરમાં ઓરસંગ નદીમાં પુર આવ્યું છે તો સાબરકાંઠા પાટણ મહીસાગર મહેસાણા પંથકમાં સારો વરસાદ આજે પડ્યો હોવાના એહવાલ છે